પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આત્મનિર્ભર ભારતમાં કૃષિ ક્ષેત્રનો ખૂબ મહત્વનો ફાળો છે અને ખેતીમાં આત્મનિર્ભરતાનું લક્ષ્ય ખેડૂતોને ઉત્પાદક તથા ઉદ્યોગ સાહસિક બનાવવાનું છે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લાની દેવિકા અને તાવી નદીઓને પ્રદ્રષણ મુક્ત રાખવા અંગે સમીક્ષા બેઠક યોજાઇ

આજે રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરાઇ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આત્મનિર્ભર ભારતમાં કૃષિ ક્ષેત્રનો ખૂબ જ મહત્વનો ફાળો છે અને ખેતીમાં આત્મનિર્ભરતાનું લક્ષ્ય ખેડૂતોને ઉત્પાદકો અને ઉદ્યોગ સાહસિક બનાવવાનું છે રાણી લક્ષ્મીબાઇ કેન્દ્રિય ફષિ યુનિવર્સિટીના કોલેજ અને વહીવટી મકાનનું ઉદ્દઘાટન કર્યા બાદ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરતા જણાવ્યું હતું કે ખેતીમાં આત્મનિર્ભરતા એ માત્ર ખોરાક પૂરતી મર્યાદિત નથી પરંતુ તે સંપૂર્ણ ગ્રામીણ અર્થતંત્રની આત્મનિર્ભરતા માટે છે તેમણે કહ્યું કે આ હેતુથી જ ઘણા ઐતિહાસિક કૃષિ નિર્ણયો કરાયા છે શ્રી મોદીએ કહ્યું કે બીજા ઉદ્યોગોની જેમ જ ખેડૂતો હવે તેમને જ્યાં પણ સારા ભાવ મળતા હોય ત્યાં દેશમાં ગમે ત્યાં પોતાનો માલ વેચી શકશે તેમણે જણાવ્યું કે જે તે વિસ્તારના ઉદ્યોગોના જૂથ આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન પુરૂ પડાશે

રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના અંતર્ગત વીડીયો કોન્ફરન્સના માધ્યમથી તેમણે આ બેઠક યોજી હતી આ અવસર પર ડો જિત્દ્રસિંહે કહ્યું કે આ રાષ્ટ્રીય સ્તરીય યોજના છે અને પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરાચેલી સરકારની મહત્વપૂર્ણ યોજનાઓમાંની આ એક છે તેમણે કોન્ટ્રાક્ટરો અને એજન્સીઓને પ્રોજેક્ટનું કામ ઝડપથી કરવા કહ્યું જેથી તે નિર્ધારીત સમયમર્યાદામાં પૂર્ણ થઇ શકે આ યોજના વિશે વધુ જણાવતા ડો સીંહે કહ્યું છે કે આ યોજનાનો ઉદ્દેશ બંને નદીઓમાં પ્રદૂષણ ઘટાડવાનો અને પાણીની ગુણવત્તા સુધારવાનો છે તેમણે અધિકારીઓને પણ રોજે રોજ યોજનાની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવે જણાવ્યું કે રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજનાના માધ્યમથી વિવિધ નદીઓમાં પ્રદૃષણ ઘટાડવા માટેની યોજનાને મંજુરી મળી ગઇ છે

તેમણે એમ પણ જણાવ્યું કે આ કાર્ય ત્રણ ક્ષેત્રોમાં વહેંચાયેલું છે અને બધા જ ક્ષેત્રમાં કાર્ય ચાલી રહ્યું છે

ત્રણ ગટર પમ્પીંગ સ્ટેશન અને ત્રણ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ બનાવાશે

જીતેન્દ્ર સિંઘ કાર્યસ્થળ પર જઇને કાર્યોની પ્રગતિની સમીક્ષા કરી

દલવાસ નશરી અને પીઢા ખાતે થયેલ ભારે વસરાદને કારણે કાશ્મીર ખીણને દેશના બાકીના ભાગ સાથે જોડતો આ માર્ગ બંધ કરાયો છે

ઉપરાંત ગુરૂવારે પડેલા અવિરત વરસાદને પગલે રામબન વિસ્તારમાં ભેખડો ધસી પડતા પરિસ્થિતિ વધુ વણસી હતી

જી એસટી સ્ટેટ કેન્દ્રે રાજ્યોને ચાલુ નાણાકીય વર્ષ માટે જીએસટી વળતરની બાકી રકમ ચૂકવવા માટે બે વિકલ્પ સૂચવ્યા છે

મન કી બાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર તેમના વિચારો રજૂ કરશે

આકાશવાણીના તમામ કેન્દ્રો પરથી મન કી બાત પ્રસારિત કરાશે

તો મૃત્યુદર ઘટીને પોણા બે ટકા જેટલો જ રહ્યો છે અમિત શાહ્ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયન્સ નવી દિલ્હીએ જણાવ્યું છે કે ગૃહમંત્રી અમિત શાહની તબિયત હવે સુધારા પર છે અને ટૂંક સમયમાં તેમને હોસ્પિટલમાંથી રજા અપાશે

રમતગમત પુરસ્કાર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ધ્વારા વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી આજે રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે રમત ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારા ખેલાડીઓને રાષ્ટ્રીય પુરસ્કારો અર્પણ કરાયા

કેન્દ્રીય રમતગમત મંત્રી કિરણ રીજીજુ અને અન્ય મહાનુભાવો દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતેથી આ કાર્યક્રમમાં જોડાયા એવી જ રીતે પુરસ્કાર વિજેતા ખેલાડીઓ બેંગલુરૂ મુંબઇ જેવા વિવિધ શહેરોમાંથી આ કાર્યક્રમમાં જોડાયા આ સમારોહ પૂર્વે રમત ગમત મંત્રી કીરણ રીજીજુએ નવી દિલ્હીના ધ્યાનચંદ સ્ટેડીયમ ખાતે ધ્યાનચંદની પ્રતિમાને પુષ્પાજલી અર્પણ કરી હતી

ઉપરાષ્ટ્રપતિ એમ વેકૈયા નાયડુએ બધા જ નાગરીકોને શારીરીક માનસિક લાગણીઓથી તથા આધ્યાત્મિક રીતે સ્વસ્થ રહેવા ફીટ ઇન્ડિયાને લોકઝુંબેશ બનાવવા અપીલ કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે દેશને રમત ગમત ક્ષેત્રે ગૌરવ અપાવનારા રમતવીરોની અસાધારણ કામગીરી બદલ ફતજ્ઞતા વ્યકત કરવાનો આ દિવસ છે તેમણે કહ્યું કે તેમની સરકાર રમતોને લોકપ્રિય બનાવવા તથા પ્રતિભાવાન ખેલાડીઓને પ્રોત્સાહન આપવા શ્રેણીબધ્ધ પગલા લઇ રહી છે ઉલ્લેખનીય છે કે હોકીના દંતકથા સમાન અને પ્રતિભાવાન ખેલાડી મેજર ધ્યાનચંદની જયંતીને રાષ્ટ્રીય રમત ગમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે

વેંકૈયા નાયડુએ કહ્યું છે કે મૂળ ભાષાઓ કે માતૃભાષાઓ વહીવટી ક્ષેત્ર સહિતના વિવિધ ક્ષેત્રોમાં વધુને વધુ ઉપયોગમાં લેવાવી જોઇએ

શ્રી નાયડુએ આજે તેલુગુ ભાષા દિવસના અવસરે હમારી ભાષા હમારા સમાજ ઓર હમારી સંસ્કૃતિ વિષય પર આયોજીત વેબીનારને સંબોધિત કરતી વખતે આ વિયારો વ્યક્ત કર્યા હતા તેમણે એમ પણ જણાવ્યું કે ભાષા અને સંસ્કૃતિ સમાજના વિકાસની આધારશીલા હોય છે ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે કોઇએ પણ ભાષા ગૌરવશાળી વારસો અને સમૃદ્ધિ આવનારી પેઢી સુધી પહોંચાડી સુરક્ષિત કરી સાચવી શકાય છે વરસાદ સમગ્ર દેશમાં ઓગસ્ટ માસમાં છેલ્લા ચાર દાયકાનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે હાલ ચાલી રહેલા ઓગસ્ટ માસમાં સરેરાશ કરતા રપ ટકા વધુ વરસાદ નોંધાયો છે હવામાન ખાતાએ હજી બીજા ત્રણ દિવસ અનેક સ્થળે ભારે વરસાદ થવાની સંભાવના દર્શાવી છે